લોકશાહી માટેની ચાર વિનંતીઓ મથાળાથી લખેલાં ચર્ચા પત્રોમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે લોકો ડબલ્યૂ ડબલ્યૂ ડબલ્યૂ ડોટ એનવીએસપી ડોટ ઇન પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અથવા પોતપોતાના વિસ્તારના મતદાન મથકના મતદાન મથક અધિકારી બીએલઓ પાસે કે પછી મતદાતા નોંધણી હેલ્થ કચેરીમાં જઈને નોંધણી કરાવી શકે છે

તેમણે આશા વ્યક્ત કરી છે કે જે યુવાનોએ હજી સુધી મતદાતા તરીકે પોતાનું નામ નોંધાવ્યું નથી તેઓ વેળાસર નોંધાવી દેશે અને મતદાન દ્વારા લોકશાહીને સમૃદ્ધ બનાવશે પ્રધાનમંત્રીએ મતદાનને ખાસ કરીને પહેલીવાર મતદાનને ઉજવણીનો પ્રસંગ બનાવવાનો વાતાવરણ ઊભું થાય તેમ કરવાનો અનુરોધ પણ કર્યો છે

દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાં સમાવિષ્ટ પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં એનાયત કરવામાં આવે છે કેન્દ્ર સરકારે રપમી જાન્યુઆરીએ પદ્મવિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર માટે નામની જાહેરાત કરી હતી

હાલના સમયમાં યુવાનો કામ ધંધો છોડીને ઓનલાઈન ગેમ રમતા થઈ ગયા છે

તો ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે બે અઢી વાગ્યા સુધી યુવાનો સાથે એક જગ્યાએ બેસીને પબજી ગેમ રમતા જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેડ રેમ્યા મોહને ઓનલાઈન પબજી ગેમ પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામુ જારી કર્યું છે

જેના લીધે સરેરાશ જિલ્લામાં ઘઉંની આવક ઘટશે તેવા એંધાણ ખેડૂતો અને વેપારીઓ પાસેથી મળી રહ્યા છે

જો સરકાર દ્વારા ટેકાના ભાવે વહેલી તકે ખરીદી શરૂકરી દેવાય તો બજારમાં હજી પણ તેજી આવે અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહે

વહેલા તે પહેલાના ધોરણે સંખ્યા લેવાની હોતા ફોન નં

બુધવારથી હોળાષ્ટક બેસતા શુભ કાર્ય થઈ શકશે નહીં

આ સમય દરમિયાન સગાઈ લગ્ન વાસ્તુ ગૃહપ્રવેશ જનોઈ નવી ઓફિસનું ઉદઘાટન જેવા માંગલીક કાર્યો થઈ શકશે નહીં